રાષ્ટ્રપતિએ કહ્યું કે કોવિડનાં સમયગાળામાં દેશનાં અર્થતંત્રને થયેલી અસરમાંથી ભારતીય અર્થતંત્ર બહાર આવી રહ્યું છે આવા મુશ્કેલ સમયમાં પણ ભારત વૈશ્વિકસ્તરેથી મૂડીરોકાણ આકર્ષવામાં સફળ થયો છે તેમણે કહ્યું કે સરકારે ગરીબોનાં હિતમાં દોઢ કરોડથી વધુ વીજજોડાણો મફત આપ્યા છે ઘરમાં કામ કરવાવાળા શ્રમિકો ગરીબોને પેંન્શન આપવા પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના લાગુ કરી છે રાષ્ટ્રપતિ એ નાગરીકોનાં હિતમાં શરૂ કરાયેલી ઉજ્જવલા યોજના સહિત વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી

રાષ્ટ્રપતિએ બધા જ દેશવાસીઓને સાથે મળીને આગળ વધવા તથા કર્તવ્યપાલન કરીને રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવા કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો

દેશનાં અત્યારસુધીનાં ઈતિહાસમાં પેપરલેસ અંદાજપત્ર અર્થાત ડિજીટલ સ્વરૂપે રજૂ થનારું આ પ્રથમ અંદાજપત્ર છે કોવિડની પરિસ્થિતી ધ્યાનમાં લઈને રાજ્યસભામાં સવારનાં નવથી બપોરનાં બે સુધી જ્યારે લોકસભામાં બપોરનાં ચારથી રાતનાં નવ સુધી કામકાજ હાથ ધરાશે

લોકસભાની કાર્યવાહી સરળતાથી યોજાય તે માટે બધા જ રાજકીય પક્ષોની અગ્રણીઓની બેઠક સરકારે આજે બોલાવી છે એવી જ રીતે રાજ્યસભા સભાપતિ વેંકૈયા નાયડુએ રાજ્યસભા બધા જ પક્ષોનાં પ્રતિનિધીઓની બેઠક રવિવારે બોલાવી છે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

તેમાં માછલીઘરની જેમ સમુદ્ર ગ્લાસની એક વિશાળ ટનલમાં પર્યટકો જઇ દરિયાના પાણીમાં હરતા ફરતા તરતા જીવોનું સમુદ્ર જીવ દર્શન કરી શકશે બાર જયોતિર્લિંગો પૈકીના પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ ખાતે આવનાર વર્ષોમાં અનેક વિકાસ કાર્ય હાથ ધરવામાં આવશે આ અંગે માહિતી આપતાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સચિવ પ્રવીણ લહેરીએ જણાવ્યું કે સોમનાથ મંદીરમાં પર્યટકોને આકર્ષવા માટે આવનાર દિવસોમાં સરકાર તેમજ ખાનગી કંપની અને સોમનાથ ટ્રસ્ટના સહયોગ દ્વારા અનેક વિકાસ કાર્ય હાથ ધરવામાં આવનાર છે ત્યારે સોમનાથમાં પુરાતત્વ વિભાગ ડાયરેક્ટર પંકજ શર્મા દ્વારા નિરીક્ષણ કરેલ અને આ સ્થળોના સંશોધન અને ખનન માટે મોકલેલી દરખાસ્ત અંગે આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત પાર્કિંગ ડોરમેટરી વચ્ચે થીમ આધારિત કેવ મ્યુઝિયમ બીજા તબક્કે બનશે જેમાં પશુ પક્ષી વિવિધ સંપ્રદાય ધર્મ અને બાર જયોતિર્લિંગોના ઓડીયો વીઝયુલ પ્રોજેક્ટ કાર્ય ગતિમાં કરાશે સોમનાથ ના પવિત્ર ત્રિવેણી સંગમ થી સ્મશાન ધાટ સુધી યાત્રિકો ધાર્મિક વિધિ કર્યા બાદ કે અંતિમ સંસ્કાર કર્યા બાદ કચરો નદીમાં ન જાય તે માટે ધાટમાં અલગ ચેનલ બનવવામા આવશે અને તેમાં એકઠો થયેલો કચરો શુધ્ધિકરણ પ્લાન્ટ સ્થાપી નદીનું પાણી સ્વચ્છ અને પ્રદુષણ મુક્ત ન્હાવા લાયક બનાવાશે તેમણે કહ્યું કે સોમનાથના ત્રિવેણી ધાટને નરસિંહ ધાટ સુધી લંબાવી રળીયામણો બનાવવો તથા સામે કાંઠે પણ રામેશ્વર મંદિરથી સંત કુટીર સુધી ઘાટ બનશે

આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક મોટીંગ રેલવે વેબ્રીજમાં પણ સુધારા કરીને તેનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું